જમ્મુ કાશ્મીર તથા લદાખના પહાડી વિસ્તારો અને મેદાનોમાં આગામી ત્રણ દિવસો દરમ્યાન મધ્યમથી ભારે હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે

વાણિજય મંત્રી પીયુષ ગોયલે ગઇકાલે સાંજે નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડુતો તથા સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના હિતમાં આ ઐતિહાસીક નિર્ણય લીધો છે શ્રી ગોયલે કહયું કે ભારતે સંપુર્ણપણે દૃઢતાપુર્વક પોતાની મુખ્ય માંગણીઓ સભ્ય દેશો સમક્ષ રાખી હતી અને સ્પષ્ટ કર્યુ કે રાષ્ટ્રહિતથી મોટી કોઇ સમજીતી નહી કરી શકાય તેમણે કહ્યું કે સંતુલિત વેપાર ખાદ્ય ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે વધુ સારૂ મુકત બજાર તથા યોગ્ય વેપારી નિયમોથી ઘરેલ્ ઉદ્યોગોનું સંરક્ષણ એ ભારતની પ્રાથમિક માંગ છે શ્રી ગોયલે કહયું કે દેશના આર્થિક હિત અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સર્વોપરી છે તથા ખેડતો ડેરી ક્ષેત્ર સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગ અને ધરેલુ ઉદ્યોગોની ચિંતાઓનું સમાધાન કરવામાં આવશે તેમણે કહયું કે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારીમાં સાત વર્ષના લાંબા વિયાર વિમર્શ દરમ્યાન ભારત હંમેશા પોતાના વલણ પર સ્પષ્ટ છે અને તે પોતાના બજારને અન્ય દેશોની જેમ સામાન ખડકવાનું સ્થળ નહી બનવા દે વિપક્ષો કરેલી ટીકા બાબતે શ્રીગોથેલે કહયું કે આ ભાગીદારી મંય સાથે વિયાર વિમર્શની શરુઆત તત્કાલીન યુપીએ સરકારે કરી હતી અને તે દરમ્યાન આવા નિર્ણય કરાયા હતા જે દેશને નુકસાનકર્તા સાબિત થયા

તેમણે કહયું કે અત્યારની સરકાર યુપીએ સરકારની ભુલો સુધારી રહી છે દેશની આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રથાસ કરી રહી છે તેમણે કહથું હતું કે ઉતાવળમાં કોઇ સમજુતી કરાર નહી કરવામાં આવે વાણીજય મંત્રીએ કહયું કે જાપાન દક્ષિણ કોરીયા અને આસિયાન દેશો સાથે મુકત વેપાર સમજીતીની પણ સમીક્ષા થઇ રહી છે પ્રશ્નોના જવાબ આપતાં શ્રી ગોથલે કહયું કે ભારત અમેરીકા અને યુરોપીય સંઘ સાથે વેપાર સમજીતી કરાર વધારવાનો પ્રયાસ કરે છે વિવિધ વેપારી અને સહકારી સંસ્થાઓએ આરસીઇપી સમજુતી કરારમાંથી અલગ રહેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે

અખિલ ભારતીય ઉદ્યોગ સંઘ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંઘે પણ આ મજબૂત નિર્ણય બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા છે આ દરમિયાન ચીને કહ્યું છે કે તે ભાગીદારી સમજૂતીમાંથી ભારતના દૂર રહેવા સાથે જોડાયેલા મુદ્દાનું સમાધાન કરશે અને ત્યારબાદ જલ્દીથી સામેલ થવા બદલ સ્વાગત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્યસ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી તેમણે પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં દરીયાઇ વાવાઝોડાની સ્થિતિની પણ સમીક્ષા કરી ત્યારબાદ કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાના પ્રદુષણ પર નિયંત્રણના ઉપાયો પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી એવુ નીરીક્ષણ કરાયું છે કે પંજાબ અને હરીયાણામાં પાકનો કચરો બાળવાના કિસ્સા હજી પણ ચાલુ છે અને તે અંગે વધુ ધ્યાન આપવાની જરૂર છે બંને રાજયોને કહેવાયું છે કે તેઓ આ વિસ્તારમાં વધુ ટુકડીઓ મોકલે જેથી ખેત કચરાને બાળનારા વિરુધ્ધ ઉચિત કાર્યવાહી કરી શકાય

ડુંગળી ભારત મોકલવા માટે અફઘાનિસ્તાન ઇજીપ્ત તુર્કી અને ઇરાનના ભારતીય મિશનોને આગ્રહ કરવામાં આવશે ડુંગળીની કિંમતો અને ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે આયોજીત આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં આ નિર્ણથ લેવમાં આવ્યો બેઠકની અધ્યક્ષતા ગ્રાહક બાબતોના સચિવ અવિનાશકુમાર શ્રીવાસ્તવે કરી બેઠકમાં કહેવાયું કે ડુંગળીનો પુરવઠો મુખ્યત્વે વરસાદ અને બે વાવાઝોડા આવવાને કારણે ખોરવાયો છે પરંતુ આગામી દિવસોમાં તો સુધરશે તેવી આશા છે

આ ખાસ સત્રમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટ મનમોહનસિંહનો પણ સમાવેશ થાય છે ગુરુ નાનકદેવજીની ઐતિહાસિ જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા વિધાનસભાના આ વિશેષ સત્ર માટે અન્ય મહાનુભાવો અને ખ્યાતનામ હસ્તીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે આ મહાનુભાવો ગુરૂનાનકદેવજીએ ઉપદેશેલા સિદ્ધાંતો વિશે વિધાનગૃહને સંબોધન કરશે એક દિવસના આ સત્રનું અધ્યક્ષસ્થાન ઉપરાષ્ટ્રપતિ સંભાળશે

હવામાન વિભાગ મુજબ વિશેષ રૂપથી જોજિલા દરે શ્રીનગર જમ્મુ અને લેહ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા મુગલ રોડ પર શિલાઓ ખસવાથી તાપમાન ઘટવાથી અને ભારે બરફ વર્ષાથી માર્ગ વાહન વ્યવહાર ખોરવાય તેવી શકયતા છે કાશ્મીર વહીવટી તંત્રે કાશ્મીર પ્રદેશ અને લદાખ માટે શરદઋતુમાં ઉપયોગમાં લેવાનારા અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોકની સમીક્ષા કરી છે

રાષ્ટ્રપતિનો આ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સલાહ પર આધારિત છે

કાયદા મુજબ લાભના પદ સાથે જોડાયેલ બાબતોમાં રાષ્ટ્રપત ચૂંટણી પંચની સલાહ મુજબ જ પોતાનો નિર્ણય લે છ

જમ્મુના વિભાગીય અધિકારી સંજીવ વર્માએ નિર્માણ પામનાર બંકરોની પ્રગતિની સમીક્ષા માટે બોલાવેલી અધિકારીઓની બેઠકમાં આ સૂચના આપી હતી

ભારતીય મૂળના અમેરિકી સાંસદ મેગી હસનના પ્રશ્નનો ઉત્તર આપતાં દ્રેવર્સે જણાવ્યું હતું કે આ આતંકવાદી જૂથે અફઘાનિસ્તાન બહારના હૂમલા માટે પ્રેરણા પૂરી પાડી હતી દ્રેવર્સે એમ પણ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન અલકાયદાએ હજી પણ હક્કાની નેટવર્ક અને અન્ય ઉગ્રવાદી જૂથો સાથે સંબંધો જાળવી રાખ્યા છે